આસામના રાજમાર્ગૌ અને મુખ્ય જિલ્લા ધોરીમાર્ગ નેટવર્કના આધુનિકરણ માટે આસોમમાલા પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે જે અંતર્ગત ગ્રામીણ રસ્તાઓ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વચ્ચેના આંતરજોડાણ સાથે માર્ગ પરિવફન સુવિધાઓનો વિકાસ થશે

આશુતોષ અંતાણી પ્રધાનમંત્રીઃ વડી અદાલતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતીય ન્યાયતંત્રે દેશનાં બંધારણનું હંમેશાં સકારાત્મક રીતે અર્થઘટન કર્યું છે એટલું જ નફીં પણ તેને વધુ મજબૂત કર્યુ છે ગુજરાતની વડી અદાલતના ફીરક જયંતી સમારંભમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કરતાં તેમણે કહ્યું કે દેશના નાગરિકોના અધિકારોનું અથવા દેશહિતનું રક્ષણ કરવાનું હોથ ત્યારે નાંયાયતંત્રે પોતાની ફરજ બજાવી છે દેશભરની અઢાર ફજાર અદાલતોને ઈન્ટરનેટતથી જોડવામાં આવી છે અને તેમના દ્વારા ચુકાદાઓ ઓનલાઇન માધ્યમથી અપાઇ રહ્યા છે જેથી ન્યાય પ્રક્રિયામાં સરળતા વધી છે

આ પ્રસંગે કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ગુજરાત વેલડી અદ્દાલતે લારતીય ન્યાય પ્રકિયામાં હંમેશાં ઉચ્ય ધોરણો નક્કી કર્યાં છે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્ય સરકારે ન્યાયતંત્ર માટે લગભગ એક ફજાર છસો એંસી ક્રરોડ રેપિયા ફાળવ્યાં છે તેમણે નવી ટેક્નોલોજી અપનાવવા બદલ ગુજરાત વડી અદાલતને અભિનંદન પોઠવ્યાં છે આ પ્રસંગે સર્વોચ્ય અદાલત તથા રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યા હતા આશુતોષ અંતાણી ભીમસેન જોશીઃ આકાશવાણી દ્વારા દર વર્ષે ચોજાતું આકાશવાણી સંગીત સંમેલન ફવેથી પંડિત ભીમસેન જોશી સંગીત સંમેલન તરીકે ઓળખાશે તૈવી જાફેરાત કેન્દ્રના માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે ભારતરેન્ને પંડિત્ત ભીમસૈન જોંશીની જન્મ શતાબ્દી નિમિત્તે યોજાયેલા અભિવાદન નામના સંગીત સમારોફમૌદ્ધ બૌલતાં કરી ફતી તેમણે આકાશવાણી અને દ્વરદર્શન પરથી પ્રસારિત થયેલા પંડિત ભીમસૈન જૌશીના સંગીતના કાર્યક્રમોને સોશિયલ મીડિયાના માધ્યમથી દુનિયાભરમાં પ્રસરાવવાની જરૂર જણાવી હતી

ફાલ જિલ્લામાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને એકાવન થઇ છે